એલ ડી રહેશે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા દહેજ ડિસેલીનેશન પ્લાન્ટનું નિર્માણ થવાનું છે

આ ડિસેલીનેશન પ્લાન્ટ મારફત ઉપલબ્ધ થનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુરૃપ રહેશે વીજ જોડાણ અમરેલી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ અમરેલી જીલ્લાના ચલાલામાં દરોડાની કાર્યવાહી કરીને વીજબીલ નહિ ભરનાર ગ્રાહકો પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયાની વસૂલાત કરી છે

આ પ્રદર્શનમાં સંગીત કમ્પ્યુટર ટેકનોલોજીના વિવિધ ઉપકરણો તેમજ સ્પર્શગમ્ય સાધનો દ્વારા પ્રજ્ઞાયક્ષુઓને અપાતું શિક્ષણવિજ્ઞાન તથા વિજ્ઞાન ક્ષેત્રના પ્રયોગો પ્રજ્ઞાચક્ષુઓ શી રીતે શીખતા હોય છે તેના મોડેલ રજૂ કરાશે આ ઉપરાંત રમત ગમત વ્યવસાયિક શૈક્ષાણિક કાર્યક્રમો પ્રજ્ઞાયક્ષુ બહેનો દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ તથા ગૃહસુશોભનની વસ્તુઓ જેવી માહિતી પ્રદર્શનના બાર ઝોનમાં બતાવવામાં આવશે ત્રીજી ડિસેંમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની કરાતી ઊજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર તથા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળાના સંયુક્ત ઉપક્રમે અનોખું ઉડાન પ્રદર્શનનું આયોજન કરાશે

પંચમહાલ ડેરીના મંડળની ત્રણની વર્ષની મુદત પુરી થતાં આ ચૂંટણી નું આયોજન કરાયું છે મહેસાણા જાતિય સતામણી વિરોધી સેમિનાર મહેસાણા જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ કામકાજના સ્થળે મહિલાઓ ની જાતિય સતામણી રોકતા કાયદાની સમજણ આપતો સેમિનાર યોજાઇ ગયો જેમાં કાયદાકીય જોગવાઇઓ સાથોસાથ સામાજિક વાસ્તવિકતાઓ ની ચર્ચા કરવામાં આવી હતી કામ કરતી મહિલાઓ પોતાના અધિકાર વિષે વાકેફ બની પોતાનું રક્ષણ કરવા સજ્જ બને તે આ સેમિનાર નો હેતુ હતો

વિશેષ ટ્રેન બાંક્રા જયપુર વચ્ચે વિશેષ ટ્રેન જેમાંથી એક ટ્રેન બે ડિસેમ્બર સવારે સાડા ત્રણ વાગ્યે બાંદ્રાથી ઉપડશે અને બીજા દિવસે બપોરે એક ને દસ મિનિટે જયપુર પહેચશે

આ ટ્રેન આવતાં જતાં બંને વખતે બોરીવલી વાપી સુરત વડોદરા અમદાવાદ મહેસાણા પાલનપુર આબુરોડ ફાલના મારવાડ જંકશન વ્યાવર અજમેર કિશનગંજ અને ફ્લેરા સ્ટેશન પર રોકાશે આ ટ્રેનનું બુકીંગ ત્રીસ નવેમ્બર ત્રણ વાગ્યાથી એક ડિસેમ્બરથી મુસાફર આરક્ષણ કેન્દ્ર તથા આઈ

ની વેબસાઈટ પર પ્રારંભ થશે ઘ્વજ હરિયા રાજ્યના ધ્વજ હરિયાએ લખનઉમાં યોજાયેલી અખિલ ભારત ઓપન બીલીયર્ડ સ્પર્ધામાં રજતચંદ્રક જીતી લીધો છે

જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રાત્રીનું તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું